આયુષ્માન ખુરાના અને વીકી કૌશલને શ્રેષ્ઠ અભિનેતા તથા કીર્તિ સુરેશને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરાયા ગુજરાતી ફિલ્મ હેલ્લારોને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો એવોર્ડ અપાયો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની આજે યોજાએલી મતગણતરીમાં કોંગ્રેસ તથા ઝારખંડ મુક્તિ મોરચાની મહાયુતિ આગળ ચાલી રહી છે

ભાજપ પ્રમુખ અમીત શાહે પરિણામોને લોકોનો જનાદેશ ગણી આવકાર્યા છે ટ્વીટર પર તેમણે પક્ષના કાર્યકરોને અભિનંદન આપ્યાં છે તથા પક્ષને પાંચ વર્ષ માટે આપેલી તક બદલ જનતા જનાર્દનનો આભાર માન્યો તેમણે કહ્યું કે ભાજપ ઝારખંડના વિકાસ માટે કટિબદ્ધ રહેશે

રાંચીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સોરેને કહ્યું કે લોકોની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવામાં આવશે મહાયુતિમાં સંકળાયેલા પક્ષોની એક બેઠક મળશે અને તેમાં ભાવિ આયોજન તૈયાર કરાશે શ્રી સોરેને મહાયુતિને વિજયી બનાવવા બદલ લોકોનો આભાર માન્યો છે

તેમાં ઘન બળતણનો ઉપયોગ કર્યો છે તથા વિવિધ લક્ષ્ય પર ત્રાટકી શકે છે

તેમાં રડારને અવરોધક ઇલેક્ટ્રોનિક સંરચના પણ છે કેનીસ્ટર આધારીત ઝડપી શસ્ત્ર દ્વારા તે ટેન્ક કે બંકરને તોડી શકે છે

નાયબ મુખ્યમંત્રી ડોક્ટર દિનેશ શર્માએ કહ્યું કે આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને જેઓ દંડ નહીં ભરે તેમની સંપત્તિને ટાંચમાં લેવામાં આવશે શ્રી શર્માએ કહ્યું કે સર્વોચ્ય અદાલતના આદેશમાં જાહેર સંપત્તિને નુકસાન કરનાર પાસેથી વસુલાત માટે જણાવાયું છે

આજે નવી દિલ્હીમાં એક સમારંભમાં તેમણે કહ્યું કે સ્ટીલ ઉદ્યોગની જરૂરિયાત જોતાં સરકારે દસ લાખ ટન કાચા માલ સામાનની હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે એટલે તે ઝડપથી મળી રહેશે તેમણે જણાવ્યું કે ભઠ્ઠી ઉદ્યોગ માટે તેના કચરા નિકાલની વ્યવસ્થા એક પ્રશ્ન છે માર્ગ વાહન વ્યવહાર તથા પરિવહન મંત્રાલય દ્વારા તે અંગે થોગ્ય ઉકેલ વિચારાઇ રહ્યો છે અને કેબિનેટમાં તે અંગે નિર્ણય કરાશે શ્રી પ્રધાને જણાવ્યું કે સ્ટીલ ઉદ્યોગ માટે ગેસ આધારિત માળખું ઉભું કરવા માટે ચાર લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે

કોંગ્રેસ અગ્રણીઓ રાહ્લગાંધી પ્રિયંકા ગાંધી ડોક્ટર મનમોહનસિંહ ગુલામનબી આઝાદ કમલનાથ અને અહેમદ પટેલ સહિત તેમાં હાજર રહ્યા હતા

તેઓ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડેપલ્લીગુડમ કાતે રાષ્ટ્રીય ટેકનોલોજી ઇન્સ્ટીટયુટના પ્રથમ પદવીદાન સમારોહમાં આવતીકાલે અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે

મી લાંબો જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે

ટ્રાફિક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે માણસો અને મશીનરીથી રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે માર્ગ ખુલવાની શક્યતા ઓછી છે

દરમિયાન નામાંકિત લોકોએ નાગરિકત્વ કાયદાના વિરોધમાંથી શિક્ષકો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને અલગ રાખવા અનુરોધ કર્યો છે અને શાંતિ જાળવવા જણાવ્યું છે આજે અખબારોમાં એક જાહેર અપીલ કરીને વિરોધના નામે રાજકીય લાભ ઉભો ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું છે

હિન્દી ફિલ્મનાં અભિનેતા આયુષ્માન ખુરાના અને વિક્કી કૌશલને ફિલ્મ અંધાધૂધ અને ઉરી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સંયુક્ત રીતે અપાયો છે વિક્કી કૌશલે આ એવોર્ડ મેળવવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી જ્યારે અભિનેત્રી કીર્તિ સુરેશને તેલુગુ ફિલ્મ મહાનટીમાં સાવિત્રીની શ્રેષ્ઠ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રસ્કાર અપાયો છે ગ્રજરાતી ફિલ્મ હેલ્લારો ને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો એવોર્ડ એનાયત કર્યો છે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક ફિલ્મના નિર્દેશક આદિત્ય ધારને અપાયો છે શ્રેષ્ઠ હિન્દી સિનેમાનો એવોર્ડ અંધાધૂધ ફિલ્મને આપ્યો છે એવી જ રીતે મનોરંજન પાડનાર ફિલ્મ બધાઇ હો ને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે દિગ્ગજ અભિનેતા સુરેખા સીકરીને ફિલ્મમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે ફિલ્મો એ સંદેશા વ્યવહારનું શક્તિશાળી માધ્યમ છે અને ફિલ્મ ઉદ્યોગે સામાજિક મુદ્દાઓને લગતી ફિલ્મોને મહત્વ આપવું જોઇએ